આ વખતે કોવિડ રોગયાળાના કારણે ચર્ચા વર્યુઅલ મોડમાં યોજાઈ છે

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ રાજ્યોને કોવિડની રસીના પુરવઠાની આપુર્તી માટે આશ્વાસન આપ્યું

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષાઓ માટે તૈયાર થવા અને હાજર રહેવા માટેના વિચારો અને સૂચનો કરશે શ્રી મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું કે પરીક્ષા યોદ્ધાઓ વાલીઓ અને શિક્ષકો સાથે એક નવા સ્વરૂપે યાદગાર ચર્ચા કરવામાં આવશે જેમાં વિવિધ વિષયો પર ઘણા રસપ્રદ પ્રશ્નો હશે પ્રધાનમંત્રી પરીક્ષામાં તણાવ સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે

જેમાં ચાર લાખ સત્તાવન હજાર લોકો રસીનો પ્રથમ ડોઝ જ્યારે એક લાખ પાંચ હજાર લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવેલ છે મંત્રાલયે જણાવ્યું કે સાઇઠ વર્ષથી વધુની ઉંમર ધરાવતા ત્રણ કરોડ યુમ્માલીસ લાખ વરિષ્ઠ નાગરિકોને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ જ્યારે આઠ લાખ એકસઠ હજાર લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે દરમિયાન દેશમાં કોવિડના નવા કેસોમાં વધારો સક્રિય કેસોની સંખ્યા વધી છે

હર્ષવર્ધને રાજ્યોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર તેમને જરૂરિયાત પ્રમાણે રસીનો પુરવઠો પુરો પાડશે તેમણે રાજ્યોને પ્રાથમિકતા ધરાવતા સમૂહોને મિશન મોડમાં રસીકરણ કરવા આગ્રહપૂર્વક જણાવ્યું છે આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રસીના અભાવે રસીકરણ નથી થઈ શક્યું તેવી ફરિયાદ કોઈ પણ રાજ્ય દ્વારા નહીં કરી શકાય

હર્ષવર્ધને ગઇકાલે છત્તીસગઢ દિલ્હી ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ અને રાજસ્થાનના આરોગ્ય મંત્રીઓ મુખ્ય સચિવો અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી આ રાજ્યોમાં છેલ્લા બે સપ્તાહથી કોવિડ સંક્રમણના દૈનિક કેસો અને કોરોનાથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

મંત્રાલયે દેશમાં કોવિડના વધતા કેસોને ધ્યાનમાં લઇને ખાનગી ચેનલો સાથે એક ચર્ચા થોજી હતી મંત્રાલયે કહ્યું હતું કે જનહિતમાં આ સંદેશાને પ્રસારિત કરવામાં ટીવી ચેનલોની ભૂમિકા મહત્વપુર્ણ છે

તેમણે કહ્યું કે રોકડ અનામત દર સાડા ત્રણ ટકા રહેશે શ્રી દાસે આશા વ્યક્ત કરી કે ગ્રામીણ ક્ષેત્રોમાં વધતી જતી માંગ અને વૈશ્વિક આર્થિક સ્થિતિમાં સુધારાને જોતા ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન દેશનો વિકાસદર સાડા દસ ટકા રહેશે

મુખ્યમંત્રી કહ્યં હતું કે હાલમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય નથી લેવાયો

તો રાજકીય સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધરહેશે

કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે મુખ્યમંત્રીએ આ મહત્વની જાહેરત કરતાં લોકોને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી હતી

જેનો ઉદ્દેશ લોકોને આરોગ્ય અંગે જાગૃત કરવાનો છે

તમામ માટે નિષ્પક્ષ અને સ્વસ્થ વિશ્વનું નિર્માણ એ આ વર્ષની વિષય વસ્તુ છે

કે જેમાં દરેક વ્યક્તિને કોઈ જાતિ ધર્મ રાજકીય વિચારધારા આર્થિક અને સામાજિક પરિસ્થિતિના ભેદભાવ વગર સારુ આરોગ્ય મેળવવાનો અધિકાર છે

જ્યારે મહિલાઓ અને પુરુષો વચ્ચેના અંતરે સામાજિક અને આરોગ્ય સંબંધી અસમાનતાઓને વધાર્યા છે

જેમણે આપણને સૌને સ્વસ્થ રાખવા દિવસ રાત મહેનત કરી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે આ દિવસ આરોગ્ય સેવામાં સુધારા અને નવીનતાનું સમર્થન કરવા આપણી પ્રતિબદ્ધતાને દોહરાવવાનો દિવસ છે

જેમાં માસ્ક પહેરવું નિયમિત રીતે હાથ ધોવા અને અન્ય દિશા નિર્દેશોનું પાલન કરવાન સમાવેશ થાય છે શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકારે આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી જનધન યજના સહિત ઘણા ઉપાય કર્યા છે જેથી લોકને ઉચ્ય ગુણવત્તા અને સસ્તી આરોગ્ય સેવા પહોંચાડી શકાય

હર્ષવર્ધને આજે વિશ્વ આરોગ્ય દિવસે જણાવ્યું છે કે કોવિડ મહામારી હજુ ચાલુ છે આથી કોઈ જ લાપરવાહી રાખવી નહીં તેમણે એક ટ્વીટમાં લોકોને પોતાનો વારો આવે ત્યારે અયૂક રસીકરણ કરાવવા અને કોવિડના નિયમોનું કડકપણે પાલન કરવા અનુરોધ કર્યો છે